વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પામેલી રાણીની વાવ જળ સંચયની પ્રાચીન પરંપરાનું બેનમૂન ઉદાહરણ હોવાથી દેશ સમક્ષ તેની રજૂઆત માટે પસંદગી કરાઇ છે

જળસ્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના અગ્ર ભાગમાં પાણી ભરેલાં માટલાં સાથેની ગ્રામીણ ગુજરાતણનું વિશાળ શિલ્પ મુકાયું છે શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્યુનું શિલ્પ પણ ટેબ્લોના અગ્રભાગને શોભાવશે વાસ્તવિક રૂપે સાત માળની આ વાવના ત્રણ માળ પ્રતિકાત્મક રૂપે દર્શાવવામાં આવ્યા છે પાટણ હાથસાળનાં પટોળા માટે પણ પ્રસિદ્ધ હોવાથી ટેબ્લોની બંને બાજુએ હાથવણાટના પટોળાની ભાત પાડવામાં આવી છે

આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં યાર હજારથી વધુ બાળકોને સામાજિક ભાગીદારીથી પોષક વાલી આપવામાં આવશે આ વાલીઓ પોષણની દષ્ટથી બાળકોનુ સતત મોનીટરીંગ કરશે

આ નિગમ ના અધ્યક્ષ બી

ધોડાસરાએ એક થાદી માં જણાવ્યુ છે કે લોન મેળવવાને લગતા તમામ કામકાજ માટે સૌ કોઈ માત્ર નિગમની કચેરીનો જ સંપર્ક કરે અને લેભાગુ તત્વો ને ઓળખી કાઢી ખુલ્લા પાડે જેથી ભોળા લોકો ની છેતરપિંડી થતી અટકે તેમણે ઉમેર્યું છે કે વિદેશમાં અભ્યાસ માટે આવેલી અરજીનો બેકલોગનો ટ્રંક સમયમાં ઉકેલ કરાશે લોન સંબંધિત કોઇપણ કામ કે પ્રત્યુત્તર માટે નાગરિકોએ ગાંધીનગર ના કર્મયોગી ભવન માં આવેલી કચેરીનો સીધો સંપર્ક કરવા જણાવાયું છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નો વહીવટ સાંભળતા સતામંડળ દ્વારા ટેલિફોન હેલ્પલાઇન શરૂ થતાં તમામ ટુર ઓપરેટર કંપનીઓ ને તેનો પ્રચાર કરવા કહેવાયું છે

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં યોજાનાર એશિયન રેડિયોલોજી ફોર મ અને આઈ

ના રેસી

રેડિયોલોજી ઈફેક્ટ ઉપર પોતાના મંતવ્યો આપશે

ટી આઈ પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં જરૂરી પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહી શકશે